વિજય ભાઈ રૂપાણી એ આગામી મહિનાથી તમામ જિલ્લા પંચાયતો માં પણ આવી બિનખેતી પરવાનગી પ્રક્રિયા ઓન લાઈન કરવા નો નિર્ણય કર્યો છે

વેકૈયા નાયડુએ કહયું છે કે શાંતિ એ પ્રગતિ માટેની મુળભુત જરૂરીયાત છે પેરીસમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા તેમજ્ઞે કહયું કે તેના સમગ્ર ઈતિહાસ દરમિયાન ભારત શાંતી અને અહિંસાનું હિમાયતી રહયું છે

શ્રી નાયડ઼એ કહયું કે ભારત વંશીઓની ઉપલબ્ધિઓ ઉપર ભારતને ગર્વ છે ઉપરાષ્ટ્રપતિએ નવા ભારતના નિર્માણ માટે સક્રિય ભાગીદારી કરવા ફ્રાંસમાં રહેતા ભારતીયોને અનુરોધ કર્યો હતો

કેવડીયા ખાતે નિર્મિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કાર્યરત બે લીફટ દિવસ દરમિયાન પાંચ હજાર મુલાકાતીઓને વ્યુંવીંગ ગેલેરી સુધી લઇ જવાની ક્ષમતા ધરાવે છે તો મુલાકાતીઓએ મુલાકાતનો સમય તથા લીફટની ક્ષમતાને ધ્યાને લઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતનું આયોજન કરવા રાજય સરકાર દ્વારા અપીલ કરાઇ છે

ઘાસકાર્કમાં પાંચ પશુદીઠ જથ્થો મળે છે પરંતુ જેમની પાસે વધારે પશુઓ છે તે કયાંથી ઘાસ મેળવે તે પ્રશ્ન છે

તેની સાથે સાથ હવામાન ચોખ્બું થવાથી રાત્રી દરમિયાન ઠંડી અનુભવાશે પરિજ્ઞામે ખેતીમાં શિયાળું પાકો માટે અનુકૂળ વાતાવરજ્ઞ ઊભું થશે પિયતની સગવડવાળા વિસ્તારોમાં ખેડૂતોને જીરૂ રાયડો ઘઉં જેવા પાકોની વાવણી કરી દેવા ભલામણ કરાઈ છે

વાડીના શેઢે ઉભેલા વૃક્ષ પણ અદશ્ય બન્યા હતા